ત પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે સાતત્યપૂર્ણ વિકાસના લક્ષ્યાંકો હાંસલ કરવા માટે શ્રેષ્ઠ પદ્ધતિઓના જ્ઞાનના આદાન પ્રદાન વધારવા બ્રિક્સ સંગઠનના દેશોને અનુરોધ કર્યો છે

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત મિત્રતા કરતી વખતે આર્થિક લાભની ગણતરી રાખતો નથી મોરીશીયસના પ્રધાનમંત્રી પ્રવિંદ જગન્નાથ સાથે મોરીશીયસની સર્વોચ્ય અદાલતના નવા મકાનનું વિડિયો કોન્ફરન્સ દ્વારા ઉદઘાટન કરતા શ્રી મોદીએ આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે ભારત સરકાર સાગર અર્થાત વિસ્તારના બધા જ દેશોની સલામતી અને વિકાસને કેન્દ્રમાં રાખતી સંકલ્પના પ્રત્યે પ્રતિબદ્ધ છે

રશિયાના અધ્યક્ષ પદે વીડિયો કોન્ફરન્સ માધ્યમવળે યોજાયેલી બ્રિક્સ દેશોના પર્યાવરણ મંત્રીઓની છઠ્ઠી બેઠકમાં તેઓ બોલી રહ્યા હતા તેમણે ભારતે શહેરી વ્યવસ્થાપન દરિયાઈ ક્ષેત્રમાં કચરાંની સમસ્યા ઉકેલવા તથા હવાનું પ્રદૃષણ રોકવા લીઘેલા પગલાંઓની વિગતો આપી હતી શ્રી જાવડેકરે કહ્યું કે આબોહવામાં પરિવર્તનની વૈશ્વિક સમસ્યા ઉકેલવા માટે ટેકનોલોજી અને આર્થિક ભાગીદારી મહત્વની ભૂમિકા ભજવી શકે છે

કોરોનાથી સાજા થવાના દરમાં દિલ્હી નેવ્યાંશી પોઈન્ટ શૂન્ય સાત ટકા સાથે ટોયનાં સ્થાને છે

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષપદે ગઈકાલે ગાંધીનગર યોજાયેલી બેઠકમાં ચર્ચાના અંતે નવી માર્ગદર્શિકા જાહેર કરાઈ હતી નવા માર્ગદર્શક નિયમો મુજબ આવતીકાલથી રાજ્યમાં રાત્રી કફર્યુ ઉઠાવી લેવાશે

રાજ્માં આગામી પાંચમી ઓગસ્ટથી જીમ તથા યોગ કેન્દ્રો શરૂ કરી શકાશે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે કોવીડના નિયંત્રણોમાં છૂટછાટ આપવા જાહેર કરેલી અનલોક ત્રણના માર્ગદર્શક નિયમોનો રાજ્ય સરકાર અમલ કરશે

ઈ કીટની ઉપલબ્ધતા પ્રાપ્ત કરવામાં મહત્વની ભૂમિકા રહી છે તા

દેશમાં કોવીડના લીઘે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈ આ કાર્યક્રમ ઓછા સમયમાં પૂરો કરાશે રાજ્યના પ્રવાસન અને સાંસ્કૃતિક વિભાગના મુખ્ય સચિવ જીતેન્દ્ર કુમારે આકાશવાણી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પ્રધાનમંત્રીને અયોધ્યામાં આવકારશે બીજા રાજ્યોના મુખ્યમંત્રી આ પ્રસંગે ઉપસ્થિત રહે તેવી સંભાવના નથી આ પ્રસંગે પ્રધાનમંત્રી બે ટપાલ ટિકિટોનું વિમોચન કરશે

ન્યાયતંત્રની કચેરીઓ પટનાની વડી અદાલતની માર્ગદર્શિકા મુજબ કાર્ય કરશે

બાંધકામ તથા કૃષિની બધી જ પ્રવૃત્તિઓને મંજુરી અપાઈ છે બધી જ શિક્ષણ સંસ્થાઓ તથા ધર્મસ્થાનો બંધ રહેશે

હવામાન વિભાગે જણાવ્યું છે કે ઉત્તરાખંડ પશ્ચિમ બંગાળ સિક્કીમ હિમાચલ પ્રદેશ ઉત્તરપ્રદેશ પંજાબ હરીયાણા પૂર્વ રાજસ્થાન તથા દક્ષિણ ગુજરાતમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે એવી જ રીતે પશ્ચિમ કિનારા નજીકના અરબી સમુદ્રમાં પવનની ગતિ જોતા ગોવા કોકણ તથા મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં પણ આગામી ત્રણ દિવસોમાં ભારે વરસાદ થઈ શકે છે

જળસ્રોત મંત્રી સંજય કુમાર ઝાએ જણાવ્યું છે કે સંબંધીત જિલ્લા વહિવટી તંત્રને સતર્ક રહેવાના આદેશ અપાયા છે